તેમણે ગઈકાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ તબીબી વિજ્ઞાન અને સંશોધન સંસ્થાનું અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બંધાયેલી અઘતન સુવિધાવાળી જાહેર સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે જનઔષધિ કેન્દ્રોના લીધે નિયમિત દવા લેતા લોકોના ખર્ચમાં ઘટાડો થયો છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે દસ ટકા અનામત યોજનાના અમલીકરણ સાથે સામાજીક સુમેળનું વાતાવરણ સમાજમાં ઉભું થશે તેમણે કહ્યું કે તેમની સરકારની ઇચ્છા શક્તિના કારણે જ સામાન્ય વર્ગના ગરીબોને દસ ટકા અનામત આપવા બંધારણીય સુધારો કરી શકાયો છે

પ્રધાનમંત્રીએ ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર મેળાનું મહાત્મા મંદિર ખાતે ઉદ્દઘાટન કર્યું હતું

આ વેપાર મેળામાં વેચાણકાર અને ખરીદનાર વચ્ચે પ્રથમવાર બેઠકનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે વેપારમેળામાં સુક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોના ઉત્પાદનો મોટી સંખ્યામાં પ્રસ્તૃત કરાયા છે દેશ વિદેશના દોઢ હજારથી વધુ ખરીદદારો આ વેપારમેળાની મુલાકાત લે તેવી સંભાવના હોવાથી તેનો સીધો લાભ ગુજરાતના સુક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને મળશે આ વેપારમેળામાં પ્રથમવાર આફિકાના દેશોના ઉત્પાદનો રજુ કરાયા છે

વિસ્તારમાં પર્યાવરણને નુકશાન પહોંચાડે તેવી ક અન્ય આધોગિક પ્રવ્રતિ પર રોક છે આમ છતાં જવાબદાર સમાવવાઓની મંજૂરી મેળવીને જ કોઈપણ પ્રવતિ થઈ શકે છે

જે મુખ્ય મુંદરાને અનોખા કેમીકલ કલસ્ટર તરીકે સ્થાપિત કરાશે

જેના વડે ઉત્પન્ન થતા ઉત્પાદનો મખ્યત્વે ભારતના બજારો માટે તૈયાર થશે જનો માંગ હાલ વધતી જાય છે અને આયાત દવારા જ સંતોષવી પડે છે આમ આ યોજના દવારા મેઈક ઈન ઈન્ડિયા પહેલને સહયોગ પ્રાપ્ત થશે

ઓ યુ કરવામાં આવ્યા હતા